મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ગુજરાત એસ

પાંચોર ખેરવા લાંઘણજ ગોઝારીયા વિસનગર અને કુકરવાડાના કોવિડ કેર સેન્ટરની મુલાકાત વેળાએ શ્રી ચુડાસમાએ ગ્રામીણ જનશક્તિથી આપણે નિશ્ચીત કોરોનાને હરાવી શકીશું તેમ જણાવ્યું હતું

ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ તેની મુલાકાત લીધી અને દર્દીઓના સ્વાસ્થ્ય નીપૃચ્છા કરી મંત્રીશ્રીએ આશાવર્કર બહેનોને પણ બોલાવી ગામની પરિસ્થિયતિનો તાગ મેળવ્યોર હતો અને જરૂરી માર્ગદર્શન આપ્યુંા હતું આ મુલાકાત દરમ્યાન ધારાસભ્યશ્રી અર્જ્રનસિંહ ચૌહાણ પૂર્વ ધારાસભ્યશ્રી કલેકટર જિલ્લાલ વિકાસ અધિકારી જિલ્લાહ પોલીસવડા સહિત આરોગ્ય અધિકારીઓ ગામના આગેવાનો અને સરપંચો ઉપસ્થિતત રહ્યા હતા

અન્ય ઘણાં દર્દીઓને ફી બેડ ધરાવતા સહયોગી દવાખાનાઓમાં મોકલવામાં આવ્યા હતા

આ મશીન હવામાંથી આપોઆપ ઓક્સિજન તૈયાર કરે છે અને વીજપ્લગ થકી યાલે છે એક મશીનથી બે દર્દીઓને ઓક્સિજન આપી શકાય છે મોડાસા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા યાર મશિન કોવિડ હોસ્પિટલ જ્યારે અન્ય ચાર મશિન ખાનગી કોવિડ હોસ્પિટલમાં ભેટ આપવામાં આવ્યા છે ઇલેકટ્રિકલ ઓક્સિજન મશીન સુરેન્દ્રનગર જિલ્લાના લખતરના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકીએ બે ઇલેક્ટ્રિકલ ઓક્સિજન મશીન ફાળવ્યા છે શ્રી સોલંકીએ લખતર સામુહિક આરોગ્ય કેન્દ્રની આકસ્મિક મુલાકાત દરમિયાન બે ઇલેક્ટ્રિકલ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન આપવાની જાહેરાત કરી હતી જે અંતર્ગત આજે લખતર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે બે મશીન ફાળવ્યા છે આ પ્રસંગે આગેવાનો હા જર રહ્યા હતા

પટેલ આર્ટસ કોલેજ કડીને એનાયત કરવામાં આવ્યો છે